પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે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

સુરત શહેરી બસ સેવા સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે વધુ કેસો ધરાવતા વિસ્તારોમાં આજથી સિટી બસ સેવા બંધ કરાઇ છે

દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામમાં હોળીના પર્વ નિમિત્તે દર વર્ષે યોજાતો ગોળી ગઢનોમેળો આ વર્ષે મોકુક રખાયો છે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

આજે અમદાવાદમાં ગુજરાત મીડિયા કલબ પીડીપીયુ કોમ્યુનિકેશન વિભાગ અને યુનિસેફના ઉપક્રમે આયોજિત એક મીડિયા કાર્યશિબિરને સંબોધન કરતાં જયંતી રવિએ આ પ્રમાણે જણાવ્યું હતું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

આ કરી શિબિરમાં ચર્ચા દરમિયાન રાજ્યના મુખ્ય રસીકરણ અધિકારી ડૉક્ટર નયન જાનીએ કહ્યું હતું કે મહત્તમ લોકોનું રસીકરણ થાય બાદ હાર્ડ ઇમ્યુનિટી ઊભી થશે અને ત્યાર બાદ જ કોરોનાના નવા કેસ ઘટશે અથવા બંધ થશે ડૉક્ટર જાનીએ પણ લોકોને વેક્સિન લેવા માટે આગળ આવવા અને વેક્સિન લીધા પછી પણ સાવચેતીના પગલાઓ ચાલુ રાખવા આ રીતે તાકીદ કરી

સુરત મહાનગરમાં સી સી

તો વાપી નગરપાલિકા ને અપાયેલા રૂ

ધ્રોળ નગરપાલિકાને પેવર બ્લોક નાખવાના કામ માટે રૂ

આજે જાહેર થયેલી યાદી માં સામેલ નગરપાલિકા માં જેનો સમાવેશ થયો છે તેના નામ આ પ્રમાણે છે બારડોલી માંડવી તરસાડી કડોદરા દભોઈ પાદરા સાવલી આણંદ બોરસદ પેટલાદ ખંભાત ઉમરેઠ સોજીતરા મોડાસા બાયડ ભુજ ગાંધીધામ અંજાર માંડવી મુંદ્રા મોરબી ધ્રાંગધ્રા લીંબડી પાટડી ચોટીલા અને સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાનો સમાવેશ થાય છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે સોમવારના દિવસે સફાઈ અને મરામત માટે સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસરમાં પર્યટકને પ્રવેશ આપતો નથી પરંતુ હોળી ધૂળેટીના તહેવારને લીધે સહેલાણીઓનો ધસારો થવાની શક્યતા હોવાથી સૌની સગવડ માટે આ નિર્ણય લેવાયો છે

ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન રજૂ થયું હોય તેવું સૌથી મોટા કદનું આ બજેટ હોવાનું તેમણે ઉમેર્યું હતું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

હવામાન હવામાન ખાતાએ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં અને દરિયા કાંઠાના વિસ્તારમાં ફીટ વેવની આગાહી કરી છે